તેમણે કહયું કે વૈશ્વિક અનિશ્વિતતાઓ સમયમાં ઝડપથી વિકસતુ લોક તાંત્રિક અને મજબુત ભારત સ્થિરતા સમૃધ્યિ અને શાંતીનું પ્રતિક છે

વિદેશ મંત્રાલયના પુર્વીય બાબતોના સચિવ વિજય ઠાકુર સિંહે મીડીયાને જણાવ્યું કે શ્રી મોદી થાઇલેન્ડના પ્રધાનમંત્રી પ્રયુત યાન ઓ યાના આમંત્રણ પર બેંકોક જઇ રહયાં છે પ્રધાનમંત્રી સૌથી પહેલા આજે બેંકોકના નેશનલ ઇંડોર સ્ટેડીયમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી આવતીકાલે ભારત આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેશે

શ્રી જોશીએ દેશની વધતી ઉજા જરૂરીયાતોને જોતાં સરકારી કોલસા કંપનીને આ લક્ષ્યાંક પુરો કરવા માટે જરૂરી પગલાં લેવાનો આદેશ આપ્યો

ગઇકાલે મુંબઇમાં આયોજીત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ા ધિનિયમની સમયવર્તી યાદીમાં હોવાના કારણે આવા ગમનના નિયમોના ઉલ્લંધનનો દંડ નકકી કરવાની જવાબદારી રાજય સરકારોની છે

તેમણે કહ્યું કે ખેડૂતોની મુશ્કેલીઓને ઓછી કરવા માટે કેન્દ્રિય મદદ માંગવામાં આવશે મુંબઇમાં પત્રકારો સાથે વાતયીતમાં મુખ્યમંત્રીએ કહ્યું કે મુખ્ય સચિવ છેલ્લા કેટલાક સપ્તાહોમાં રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદથી ઉત્પન્ન સ્થિતિની સમીક્ષા કરી રહયાં છે તેમણે કહયું કે કેબીનેટની ઉપસમિતિની આજે બેઠક મળશે ા ને હાલની પરીસ્થિતિ પર વાતયીત કરશે

થોજના અંતર્ગત એક દિવસ ઓડ ને બીજા દિવસે ઇવન નંબરની ગાડીઓ રસ્તાઓ ઉપર યાલશે પાલન નહી કરનારાને યાર હજારનો દંડ કરાશે બધી સંબંધિત એજન્સીઓ સાથે સમીક્ષા બેઠક પછી મુખ્યમંત્રી રવીંદ કેજરીવાલે પત્રકારોને કહ્યું કે દિલ્હી સરકારે આ દરમિયાન પોતાની કચેરીઓમાં કામકાજના કલાકોમાં પણ ફેરફાર કર્યો છે

બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે વાયુ પ્રદુષણ ફેલાવાના કારણોને નિયંત્રિત કરે ને તે ખાતરી કરે કે શહેરી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે

આ ગાઉ પ્રદુષણ નિયંત્રણ સંબંધિત સર્વોચ્ય દાલતની સમિતિએ રાષ્ટ્રીય રાજધાનીમાં જાહેર સ્વાસ્થ કટોકટીની જાહેરાત કરી હતી

તેમણે કહયું કે આવી માહિતી આપનારાને એક હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે ને તેમની ઓળખ છુપી રખાશે મુખ્યમંત્રીએ કહયું કે ધિકારીઓ આ ગામોમાં કિસાનો સાથે બેઠક કરીને વિયાર વિમર્શ કરશે

રશિયા તરફથી આંદ્રે કુરેવ ને સીમેન માત્સોવિસ્કીએ એક એક ગોલ કર્યા ભારતના સુકાની મનપ્રીત સિંહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો